યાર જુથોના સભ્યો આજે ગુવાહાટીમાં યોજાનાર એક કાર્યક્રમમાં તેમના શસ્ત્રો મુકીને આત્મસમર્પણ કરશે સરકારે આવતીકાલથી શરૂ થતાં બજેટ સત્રમાં કામગીરી સરળતાથી ચાલી શકે તે હેતુથી ચર્ચા કરવા આજે સર્વ પક્ષીય બેઠક બોલાવી છે યુરોપીયન સંસદે ભારતના નવા નાગરીકત્વ ધારાનો વિરોધ કરતાં ઠરાવ ઉપર આજે મતદાન નહી કરવાનો નિર્ણય લીધો છે યુરોપીયન સંસદે ઇગ્લેન્ડ યુરોપીયન સંઘમાંથી છુટુ પડે તે અંગેની બ્રેકઝીટ સમજુતીની તરફેણમાં મતદાન કર્યુ છે

આસામના મુખ્ય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને નાણાં મંત્રી હેમંત બિસ્વા શર્મા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે એનડીએફબીએ તાજેતરમાં દિલ્હી ખાતે કેન્દ્ર અને આસામ સરકાર સાથે ત્રી પક્ષીય શાંતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા

બજેટ સત્રમાં કામગીરી સરળતાથી ચાલી શકે તે હેતુથી ચર્ચા કરવા સરકારે આજે સર્વ પક્ષીય બેઠક બોલાવી છે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે સાંજે સર્વ પક્ષીય બેઠક બોલાવી છે જેમાં તેઓ લોકસભામાં કાર્યવાહી સરળતાથી યાલે તે હેતુથી બધા જ પક્ષીના સભ્યોનો સહકાર માંગશે એવી જ રીતે રાજયસભાના સભાપતિ એમ વેકૈથા નાયડુએ પણ આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે ઉલ્લેખનીય છે કે બજેટ સત્રનો પ્રથમ તબકકો આવતીકાલથી આગામી અગીયાર ફેબ્રુઆરી સુધી યોજાશે ત્યારબાદ બીજો તબકકો થોડા વિશ્રામ બાદ બીજી માર્ચ થી આગામી ત્રીજી એપ્રિલ સુધી યોજાશે

દત્તુના અધ્યક્ષપદે કાનૂની રીતે પુર્ણ કદની પંચની બેઠક આજે દિલ્હીમાં થોજાશે

માનવ અધિકાર રક્ષણ ધારામાં સુધારો કરાયા બાદ આ બેઠક પ્રથમવાર યોજાશે સંબંધિત સુધારા મુજબ પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય પંચના અધ્યક્ષ બાળ અધિકાર માટેના રાષ્ટ્રીય પંચના અધ્યક્ષ તથા દિવ્યાંગો માટેના મુખ્ય કમિશ્નરને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના નવા સભ્યો તરીકે સમાવવામાં આવ્યા છે આ અગાઉ લધુમતીઓ માટેના રાષ્ટ્રીય પંચ અનુસુચિત જાતી અનુસુચિત જનજાતિ તથા મહિલા પંચના અધ્યક્ષોને એનએચઆરસીના સભ્યો બનાવવામાં આવ્યા હતા આજે થોજાનારી બેઠકમાં એનએચઆરસીના તથા અન્ય પંચોના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે

આ પ્રસંગે પોલીસ સંશોધન અને વિકાસ એકમના નિયામક વી

કૌમુદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા

સરકારી સુત્રોએ યુરોપીયન સંસદ ધ્વારા ઠરાવ પર મતદાન નઠી કરવાના નિર્ણયને રાજદ્વારી વિજય તરીકે ઓળખાવ્યો છે સુત્રોએ જણાવ્યું હતું કે ભારત તર્ફી મિત્ર સભ્યોની આ મુદ્દા બાબતે યુરોપીયન સંસદમાં પાકિસ્તાન તર્ફી લોકો ઉપર જીત થઇ ગણાવી શકાય ભારતે યુરોપીયન સંસદમાં સીએએ અંગેના ઠરાવ બાબતે મતદાન નહી કરવા યુરોપીયન સંસદના બધા જ શકિતશાળી દેશોનો સંપર્ક કર્યો હતો સુત્રોના જણાવ્યા મુજબ આગામી માર્ચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતની પુર્વ તૈયારી માટે બ્રસેલ્સ જનાર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાસેથી સીએએ ધારા અંગે યોગ્ય માહિતી મેળવવામાં આવે ત્યાં સુધી યુરોપીયન સંસદમાં આ ધારા અંગેના ઠરાવ પરનું મતદાન મુલત્વી રાખવા સંસદના સભ્યોએ મંજુરી આપી છે

એવી જ રીતે ચીનથી આવેલા લોકોને તેમના આરોગ્ય ઉપર સતત નજર રાખવાની સુયના અપાઇ છે

આરોગ્ય મંત્રાલયે બધાજ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના સંભવિત ખતરા સામે કરાયેલી સજજતાની સમીક્ષા કરી હતી આરોગ્ય મંત્રી ફર્ષ વર્ધને જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કોરોના વાયરસનો એક પણ કેસ દેશમાં નોંધાયો નથી

દરમિયાન ભારતે હુબેઇ પ્રાંતમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ પાછા લાવવા બે વિમાન ઉડૃથનો કરવા દેવાની ચીનની મંજુરી માંગી છે

રાજેશે જણાવ્યું છે કે રાજયના તમામ વિમાન મથકોએ આવતા મુસાફરોની કોરોના વાયરસ અંગેની તબીબી તપાસની કામગીરી યાલી રહી છે તેમજ આ વાયરસનો પ્રસાર ન થાય તે માટે સાવયેતીના પગલા લેવામાં આવ્યા છે તેમણે ચેન્નાઇ વિમાન મથકે બહારથી આવતાં મુસાફરોની તબીબી તપાસની કામગીરીની સમીક્ષા કરી હતી તેમણે કહયું કે અત્યાર સુધી પંદર સો મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવી છે

સંભવિત કેસોની સારવાર હેતુથી હોસ્પિટલોને પણ તારવી કઢાઇ છે આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે હૈદરાબાદની હોસ્પિટલમાં સો પથારીની ક્ષમતાવાળુ ખાસ આઇસોલેશન એકમ સ્થપાયુ છે તેમણે કહયું કે રાજય સરકાર કેન્દ્રના સતત સંપર્કમાં છે અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે